પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં સ્વતંત્રતા દિવસ સમારોહ મનાવવામાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે અને લાલ કિલ્લાની પ્રાસીટથી રાષ્ટ્રને સંબોધન કરશે સ્વતંત્રતા દિવસ સમારોહના આયોજનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહના આયોજનનું સંપૂર્ણ ડ્રેસ સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું

આ સમારોહ માટે આશરે ચાર હજાર જવાનો તૈનાત કરવામાં આવશે અને તેઓ સામાજિક અંતર જાળવવા ઊભા રહેશે લાલ કિલ્લાની આજુબાજુ એનએસજી ના ચુનીંદા કમાન્ડો અને પતંગ પકડવા માટેના માણસો સહિત બહુસ્તરિય સિક્યુરીટી રિંગ હશે સલામતીના કારણોસર રાષ્ટ્રીય પાટનગરમાં યુએવી પેરાગ્લાઇડર્સ અને ગરમ હવાના ફ્રગાઓ પર આવતીકાલ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે

શ્રી મોદીએ માલદીવને ભારત તરફથી આપવામાં આપેલી નાણાંકીય સહાય પર ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરવા સંબંધી માલદીવના રાષ્ટ્રપતિના ટ્વીટનો જવાબમાં આ વાત કરી હત શ્રી સોલિહે માલદીવ ભારત સહયોગમાં એક ઐતિહાસિક ઘટના બતાવી છે

કેપ્ટન એસ

ચહરના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટુકડી આ દુર્ઘટનાની તપાસ કરશે આ તપાસ ટૂકડી દુર્ઘટનાના સંભવિત કારણો અને આના માટે જવાબદાર પાયાઓની તપાસ કરશે તપાસ ટૂકડી ભવિષ્યમાં આવી દુર્ઘટનાથી બયવાના ઉપાયોની પણ ભલામણ કરશે કેપ્ટન ચહર પાંય મહિનાની અંદર પોતાનો તપાસ અહેવાલ રજૂ કરશે

કરાર હેઠળ ઇઝરાયેલ પશ્ચિમ કાંઠાના ભાગોને જોડવાની તેની યોજના સ્થગિત કરશે અમેરિકાના રાષ્ટ્રપતિએ ઓવલ ઓફિસમાં જાહેરાત કરતાં કહ્યું કે આ સોદો વધુ શાંતિપૂર્ણ સલામત અને સમૃધ્ધ મધ્ય પૂર્વ નિર્માણ તરફ નોંધપાત્ર પગલું છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે યુએઈ અને ઇઝરાયેલ દુતાવાસો અને રાજદુતોની આપલે કરે છે અને પ્રવાસ શિક્ષણ આરોગ્ય સંભાળ વેપાર અને સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રે સહયોગ શરૂ કરવાની યોજના ધરાવે છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ યુએસ યુએઈ અને ઇઝરાયલ વચ્ચે સંયુક્ત નિવેદનમાં ટ્વીટ કર્યું હતું જેમાં કહ્યું હતું કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહ્ અને અબુધાબી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાનએ સંબંધોને સંપૂર્ણ સામાન્ય બનાવવાની સંમતિ આપી છે નિવેદનને શાંતિ કરારના એક ઐતિહાસિક રાજનાયિક સફળતા કઠી શકાય છે જે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં શાંતિને આગળ વધારશે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહ્એ કહ્યું છે કે ઈઝરાયલ અને આરબ દુનિયાની વચ્ચે એક નવો યુગ ખુલી ગયો છે

યુનાઇટેડ સ્ટેટ્સમાં યુએઈના રાજદુત યુસુફ અલ ઓતાઇબાએ જણાવ્યુ હતું કે ઇઝરાયલ સાથેનો કરાર મુત્સદીગીરી અને આ ક્ષેત્ર માટેનો વિજય હતો ઇજિપ્ત અને જોર્ડન પછી ઇઝરાયલ સાથે સંબંધો શરૂ કરવા માટે યુએઈ ત્રીજો આરબ દેશ છે

મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર સરકારના ખાસ પ્રયાસો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યોગ્ય પગલાંઓથી મોટાભાગના પ્રદેશોમાં આનાથી વધુ પરિક્ષણો કરવામાં આવી રહ્યાં છે

ગંડક નદીનું જળસ્તર બહ્ ઝડપથી વધી રહ્યું છે બગડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીયાણવાળા વિસ્તારોમાં રહેનારાઓને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે

દરભંગામાં પૂરની સ્થિતિ સૌથી ખરાબ છે

પૂર પ્રકોપનો સામનો કરી રહેલા અન્ય જિલ્લાઓમાં મુજફ્ફરનગર પૂર્વી ચંપારણાને ખગડીયાનો સમાવેશ થાય છે

પૂરમાં ફસાયેલા વિસ્તારોમાંથી અત્યાર સુધી સાડા પાંચ લાખ લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે

પુરગ્રસ્તોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે એક હજારથી વધુ લંગર લગાવવામાં આવ્યા છે